રશિયા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રશિયા પ્રવાસના ત્રીજા દિવસે વ્લાદીવોસ્ટોકમાં ડાયમન્ડ કટીગ ક્ષેત્રે સંકળાયેલા ગુજરાતી ઊદ્યોગ સાહસિકોના યુનિટસની મૂલાકાત લીધી હતી તેમણે ગુજરાત પ્રતિનિધિમંડળ સાથે મૂળ સૌરાષ્ટ્રના વિક્રલભાઇ રામાણીના કે જી કે ડાયમન્ડ એન્ડ કટીંગ યુનિટની મૂલાકાત લઇ અઘતન મશીનરી વગેરે નિહાળ્યા હતા

તેમણે સુરેશ એન્ડ કંપનીના નવા યુનિટની મૂલાકાત લઇ પૂજાવિધિ કરી હતી

મુખ્યમંત્રીશ્રીએ આ બેય ડાયમન્ડ કટીગ યુનિટના સંચાલકો તથા તેમાં કાર્યરત સૌ ગુજરાતી યુવાઓને માતૃભૂમિથી દૂર દરિયાપારના દેશમાં પણ ગુજરાતી ઉદ્યમશીલતા ઝળકાવવા માટે અભિનંદન પાઠવ્યા હતા કડાણા ડેમ ઉપરવાસમાંથી સતત આવકના પગલે કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાયું છે જો કે પાવર હાઉસ મારફતે છોડવામાં આવી રહ્યું હોવાથી એક પણ ગેટ ખોલવામાં આવ્યો નથી

ઉપરવાસમાંથી સતત આવક અને સપાટી રુલ લેવલ પાર કરી લેતાં સપાટી જાળવવા પાવર હાઉસથી પાણી છોડાયું છે અને કડાણા હાઈડ્રો પાવરના ત્રણ યુનિટ ધમધમતાં થયાં છે

રાહત ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં વરસાદી હોનારતમાં અસરગ્રસ્ત ગામોમાં રાહત સેવામાં સમગ્ર સરકારી તંત્ર કામે લાગ્યું છે માઢિયા સનેસ મીઠાપર વગેરે ગામોમાં કાદવ કીચડ ભરાયેલાં પાણી તથા અંદરના ઝુંપડા સુધી પહોંચી ખાદ્યસામગ્રી વિતરણ કર્યું હતું મોટેરા તેમજ અહીંના બાળકોમાં ખુશીની લાગણી જણાતી હતી

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાલી ધ્વજવંદન કરાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપશે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ જૂનાગઢના વિસાવદરમાં ધ્વજવંદન કરાવશે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી ભરૂચના ઝઘડીયામાં ધ્વજવંદન કરશે

ફળદ્દ તલોદમાં શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ભાવનગરમાં શ્રી કૌશિકભાઇ પટેલ કલોલમાં શ્રી સૌરભભાઇ પટેલ વડીયામાં શ્રી ગુણપતભાઇ વસાવા વિજાપુરમાં શ્રી જયેશ્કુમાર રાદડિયા જોડીયા અને શ્રી દિલીપકુમાર ઠાકોર તાપી જિલ્લાના કુકરમુંડામાં ત્રિરંગો લહેરાવશે શ્રી ઈશ્વરભાઇ પરમાર સાવલીમાં શ્રી કુંવરજીભાઇ બાવળીયા સોજીત્રામાં શ્રી જવાહરભાઇ ચાવડા ચુડામાં ધ્વજવંદન કરશે

ક્વીઝ અવકાશ વિભાગે વિદ્યાર્થીઓ માટેની પ્રશ્નોત્તરી જાહેર કરી છે તે અનુસાર ઓન લાઇન નોંધણી કરાવી જે ક્વિઝના જવાબો આપશે તેને ચંદ્રયાનના ચંદ્ર પર ઉતરાણની ઘડી પ્રધાનમંત્રીની સાથે જોવા મળશે

કેન્દ્રિય ટીમે મહેસાજ્ઞા જિલ્લામાં જળશક્તિ અભિયાન હેઠળ વિવિધ શહેર અને ગામમાં થયેલ જળસંચય અને જળસંગ્રહ તેમજ પ્લાન્ટેશનની કેન્દ્રિય આઇ એ એસ અધિકારી સુરભી ગૌતમ અને મિલીન્દ બાપના એ મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું શહેરના પરા તળાવમાં પ્લાન્ટેશન વીસનગર એ પી એમ સી માં બોરવેલ રિચાર્જ વડનગરી દરવાજા પંચમુખી હનુમાન મંદિર પાસે તેમજ એમ

કોલેજમાં વોટર હાઇવેસ્ટીંગ પાલાવાસણામાં વનીકરણ ખેરવામાં બોરવેલ રિચાર્જ સહિતની જગ્યાએ સ્થાનિક અધિકારીઓ સાથે મુલાકાત લઇને જાણકારી મેળવી હતી મહિલા જાગૃતિ સરદાર પટેલ સેવાદળ પાટીદાર સમાજની દીકરીઓને જાગૃત કરવાના હેતુથી મહેસાજ્ઞા તાલુકાના બલોલ ગામે મહિલા જાગૃતિ સંમેલન યોજાયું હતું અધ્યક્ષ લાલજી પટેલ અને મહિલા સંગઠન સંયોજક અંજુબેન પટેલની આગેવાનીમાં યોજાયેલા સંમેલનમાં દીકરીઓને જાગૃત કરતું નાટક રજુ કરીને દરેક સમાજને સંદેશો પાઠવ્યો હતો તાજેતરમાં યોગાસનમાં ગોલ્ડ મેડલ મેળવનાર પૂજા પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું